અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેઇન ખાતે ત્રીજી વન ડ ક્રિકેટ રમાશે

તેનું પ્રસારણ ઓલ ઈન્ડિયા રેડીયો અને દુરદર્શન પરથી આજે સાંજે સાત વાગ્યાથી થશે તે એફ એમ ગોલ્ડ એફ એમ રેઈમ્બો રાજધાની ઈન્દ્રપ્રસ્થ ચેનલો અને આકાશવાણીની અન્ય વધારાની ફ્રકવન્સી પર સાંભળી શકાશે

ઓલ ઈન્ડિયા રેડીયોની પ્રાદેશિક ભાષાઓમાં પણ રાષ્ટ્રપતિનું સંબોધન તેમની ભાષાઓમાં સંબંધિત પ્રાદેશિક કેન્દ્રો પરથી રાત્રે આઠ વાગ્યાથી પ્રસારિત થશે સ્વાતંત્ર્ય દિનની પુર્વ સંધ્યાએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો સંદેશ ઓલ ઇન્ડિયો પરથી સાંજે છ ને પંદર વાગે પીએમઓન રાજધાની એફ એમ

એમ ગોલ્ડ ચેનલો ઉપરથી પ્રસારીત કરાશે

જા કે કાશ્મીર ખીણમાં કેટલાક સ્થળોએ નિયંત્રણો ચાલુ છે આજે શ્રીનગરમાં એક સંવાદદાતા સંમેલનને સંબોધન કરતાં જમ્મુ કાશ્મીર સરકારના પ્રવક્તા રોફીત કંસલે આમ જણાવ્યું હતું તેમણે કહ્યું કે રાજયમાં સ્વતંત્રતા દિવસ સમારંભ માટે તૈયારી થઇ ગઇ છીં આ પ્રસંગે ઉપસ્થિત જમ્મુ કાશ્મીરના કાયદો અને વ્યવસ્થાના અધિક પોલીસ મહાનિદેશક મુનિર ખાને જણાવ્યું કે પ્રતિબંધ હટાવી લીધા બાદ જમ્મુ ડિવિઝનમાં શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં રાબેતા મુજબનું કામ કાજ થઇ રહ્યું છે તેમણે કહ્યું કે કાશ્મીરમાં ઘણા સ્થળોએ પ્રતિબંધ ચાલુ છે પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે સામાન્ય રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યા નથી ખાને જણાવ્યું કે લ સરકારનું મુખ્ય ધ્યેય સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી સુમેળ અને શાંતિપૂર્ણ રીતે કરવાનું છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજયપાલને રાજ્યના દરેક જિલ્લાઓમાં સ્વાતંત્ર દિન પ્રસંગે સંપુર્ણ ડ્રેસ સાથેના રીફર્શલ અંગે અવગત કરાયા હતા આ ઉપરાંત રાજયના દરેક જીલ્લાઓમાં સ્વાતંત્ર દિનની ઉજવણી સરળ રીતે થાય તે માટે પણ જરૂરી સુચનાઓ આપી હતી ગઈકાલે સાંજે રાજયભવનમાં યોજાયેલી બેઠકમાં શ્રી મલિકે રાજયમાં સલામતી કાયદો અને વ્યવસ્થા અને આવશ્યક સેવાઓની સમીક્ષા કરી હતી રાજયના પ્રવકતા રોહીત કંશલે જણાવ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ અનિશ્વનીય બનાવ બનવા પામ્યો નથી સ્થાનિક સંસ્થાઓ તેનું જીણવટ પુર્વક દેખરેખ રાખી રહી છે અને એસએસમેન્ટના આધારે ઘણા વિસ્તારોમાં પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે કન્સલે જણાવ્યું કે આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં કોઈ કસર છોડાતી નથી અન્ય જાહેરસેવાઓ જેવી કે રાષ્ટ્રીય માર્ગો હવાઈ મથકો પાવર પાણી વગેરે સામાન્ય રીતે કામ કરી રહ્યા છે તેમણે કહ્યું કે ખીણ વિસ્તારમાં પ્રતિબંધોને હળવા કરવા શક્ય તમામ પગલાં ભરાઈ રહ્યા છે

શ્રી મોદીએ કહ્યું કે બાળકોની સલામતીથી લઈને ચંદ્રયાન બે મિશન સુધી ભ્રષ્ટાયાર વિરૂદ્ધ કાર્યવાહીથી લઈને મુસ્લિમ મહિલાઓના લગ્ન અંગેના તીન તલાકની કુપ્રથામાંથી છુટકારો મેળવવાની તકના નિર્ણયથી સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે મજબૂત જનાદેશ સાથે કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે શ્રી મોદીએ કહ્યું કે સરકારે જળશક્તિ મંત્રાલયની રચના કરીને સૌથી મહત્વશીલ મુદ્દાનો ઉકેલ લાવવાની શરૃઆત કરી છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતના લોકોએ રાજનીતીક પ્રાથમિકતા વગર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં લેવામાં આવેલા પગલાંને આવકાર્યા છે

આ દરમિયાન મુખ્યમંત્રી બી એસ યુદિરપ્પાએ તેમના વતન શિવામુઝાાની મુલાકાત લીધી હતી અને ભારે વરસાદ અને પુરથી નુકસાન પામેલા પાક માર્ગો અને મકાનોની વિગતો મેળવી હતી મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે તે વિવિધ રોગો મુજબ પુરગ્રસ્ત વિસ્તારમાં મોજણી હાથ ધરશે જેથી કરીને પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાશે

દરમિયાન પુર તેમજ પશ્ચિમ મહારાષ્ટ્રમાં થયેલ જાનમાલને લક્ષ્યમાં લઈ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી અને રાજ્યપાલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રદ કરી છે આ છતાં મુખ્યમંત્રી આવતીકાલે મુંબઈમાં મંત્રાલયમાં તિરંગો ધ્વજ લહેરાવશે જ્યારે રાજ્યપાલ પુનામાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે ક્રિશ્ના અને પંચગંગા નદીઓમાં પાણીની સપાટી ઘટી છે જાકે હજુ પણ તે ભયજનક સપાટી કરતાં ઉપર છે અતિઅસર પામેલા સાંગલી અને કોલ્હાપુર તેમજ પશ્ચિમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ગઇકાલથી સામાન્ય પરિસ્થિતિ થઈ છે અને ત્યાં લાખો લોકોના પુનઃસ્થાપન તરફ ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે

મેચનો પ્રારંભ સાંજે સાત વાગે થશે ઓલ ઈન્ઠિયા રેડીયો આ અંગેનું જીવંત પ્રસારણ હિન્દી અને અંગ્રેજીમાં સાંજે સાડા છ વાગ્યાથી મેયના અંત સુધી પ્રસારીત કરશે

આ વન ડે ક્રિકેટ પુર્ણ થયા બાદ આ માસની બાવીસમી તારીખથી એન્ટીગુઆ નોર્થ સાઉન્ડ ખાતે બંને ટીમો વચ્ચે ટેસ્ટ સીરીઝની બે મેયો રમાશે

તેમણે ગૃહમંત્રી શાહને હાલના પુરને કારણે થયેલા નુકસાનથી પણ અવગત કરાયા હતા એક સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ એન આર સી

કેન્દ્રીય ગૃહ મંત્રીનું આસામમાં પુર પછીની પરિસ્થિતિ અંગે ધ્યાન દોરી શ્રી સોનોવાલે રાજ્યમાં હાલના પુરને કારણે થયેલા નુકસાનની વિગતવાર માહિતી આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ પુરનો ભોગ બનેલાઓના પુનઃસ્થાપન માટે મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું

ઇસરોની સફળતાપૂર્વક ક્વાયતને કારણે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે